બાગાયતી તેમજ ઔષધિ પાકની ખેતી વડે ખેડૂત પરિવાર ની આવક બમણી કરવા માટે મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન જેવી નવી યોજના રાજ્ય સરકાર શરૂ કરશે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત ગઇકાલે કરી ફતી

આ યોજના નો લાભ લેવા માંગતા ખેડૂતને જમીનની ફાળવણીની પ્રક્રિયા આઇ ખેડૂત પોર્ટલ પરથી થશે યોજનાના પ્રથમ તબક્કામાં કચ્છ સુરેન્દ્રનગર પાટણ સાબરકાંઠા બનાસકાંઠા પાંચ જિલ્લાનો સમાવેશ કરાયો છે લીઝ ધારક પોતાના સ્વ વપરાશ માટે જ સોલાર પેનલ વીન્ડ મીલ લગાવી ઊર્જા ઉત્પાદન કરી શકશે પરંતુ વેચી નહિ શકે લીઝ માટેની અરજીઓની સ્કૂટિની અને ચકાસણી રાજ્યકક્ષાની ટેકનીકલ કમિટી કરશે પરંતુ જમીન ફાળવણીનો અંતિમ નિર્ણય મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને હાઇપાવર કમિટી કરશે

શહેર દીઠ મંજૂર થયેલી રકમ મુજબ ગાંધીનગરને પ કરોડ મહેસાણાને રૂ

મુખ્યમંત્રી વિજય રૂપાણીની પહેલથી છેલ્લા ચાર વર્ષ શહેરી વિકાસ યોજના હેઠળ રૂ

જે અંતર્ગત અમદાવાદના વિવિધ સ્થળોએ સુચિત સોસાયટી કાયદા હેઠળના આવાસો અને દુકાનોની મુખ્યમંત્રીશ્રીના હસ્તે લાભાર્થીઓને ફાળવણી કરાઇ

આ પ્રસંગે બોલતા તેમણે જણાવ્યું હતું કે નાગરીકોની મુખ્ય ત્રણ જરુરીયાત અન્ન પાણી અને મકાનને ઉપલબ્ધ કરાવવા સરકાર રાત દિવસ મહેનત કરી રહી છે ટુકા ગાળામાં સંખ્યાબંધ આવાસો નાગરીકોને અર્પણ કરીને નાગરીકોના ઘરના ઘરના સ્વપ્નને સાકાર કર્યુ છે શહેરીકરણ અને ઉત્કૃષ્ઠ નગર આયોજનના કારણે અમદાવાદ શહેર સમગ્ર દેશમાં મોખરે છે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજરોજ ગીર સોમનાથ જીલ્લાની મુલાકાતે આવી રહયા છે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાનાં નવાબંદર ખાતે પહોંચી રૂ

આંતરરાષ્ટ્રીય કક્ષાનો અત્યાધુનિક સુવિધા સાથેનું યુરોપીયન યુનિયનનાં નિયમ મુજબના બંદરનું નિર્માણ કરવામાં આવશે અને અન્ય આવશ્યક ઇન્સફાટ્રકચરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે ઉપરાંત આ પ્રોજેક્ટમાં આઇશ ફેકટરી પ્રોસેસીંગ પ્લાન કોલ્ડ સ્ટોરેજ વિગેરે જેવી ઓદ્યોગીક સાહસીકતા માટેની જોગવાઇ કરવામાં આવી છે

રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે

આ અંગે મનોજભાઈ સોલંકીએ આકાશવાણી સાથે વાત કરતા આ પ્રમાણે જણાવ્યું હતું

જેમાં પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અને ટ્રસ્ટી અમિતભાઇ શાહ સહિતના ટ્રસ્ટીઓ જોડાયા હતા

ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સોમનાથમાં સ્કંદપુરાણમા જે જે જગ્યાઓ બતાવવામાં આવી છે તે તમામ જગ્યાઓએ શોધખોળ હાથ ધરવાની સહમતી દર્શાવી હતી જેની કામગીરી માટે કોઇ મોટી યુનિવર્સિટી અથવા તો પ્રોજેક્ટ આપી અથવા તો સોમનાથ ટ્રસ્ટ પોતે પણ કોઇને આ કામગીરી સોંપી શકે તેમ છે અથવા તો પ્રરાતત્વ વિભાગને પણ કામગીરી સોંપવા માટેની ચર્ચા કરવામાં આવી હતી

જેથી આગામી દિવસોમાં સોમનાથમાં દરેક જગ્યાએ પુરાતત્વ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે અમદાવાદ જિલ્લાનો પ્રજાસત્તાક દિનનો ધ્વજવંદન કાર્યક્રમ અમદાવાદના સરખેજ પાસે આવેલા મકરબા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ આ અવસરે ધ્વજવંદન કરાવશે કલેક્ટર કચેરી ખાતે આજે જિલ્લા કલેક્ટરશ્રી સંદીપ સાગલેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓની બેઠકમાં આ અંગેની તૈયારીઓ અંગે બેઠક યોજાઇ હતી